ગીરીમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટીવલનું સમાપન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટર વ્હિકલ એક્ટ અંગે ગઇકાલે સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું કે આ નિયમોનો અમલ લોકોને હેરાન કરવા નહીં પરંતુ નાગરિકોની સલામતી માટે છે મુખ્યમત્રી રૂપાણીએ જણાવ્યું કે જો વાહન ચાલક લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજો ડિજીટલ ફોર્મમાં એટલે કે મોબાઇલ ફોનમાં સેવ કરી સંગ્રહ કર્યો હશે અને સંબંધિત અધિકારી માંગે ત્યારે બતાવશે તો એ માન્ય ગણાશે

જે મુજબ વાહનચાલક પાસે લાયસન્સ વીમો પીયુસી આર સી

નિયમમાં વાહનચાલક અને પાછળ બેસનાર બંને માટે એક જ ગુન્નો ગણાશે પૂરઝડપે વાહન ચલાવનાર ટુ અને થ્રી વ્હીલરને પ્રથમ વખત પંદરસો રૂપિયા અને બીજી વખત બે હજાર રૂપિયાનો દંડ થશે ઉપરાંત લાઇટ મોટર વ્હીકલ જેવા કે કાર ટેક્સી સહિતના વાહન પૂરઝડપે જતા હશે તો તેમને પ્રથમ વખત બે હજાર રૂપિયા અને બીજી વખત ત્રણ હજાર રૂપિયાનો દંડ થશે આ ઉપરાંત કેટલાક ટ્રાફિકના નિયમોને તોડવા પર પણ દંડની રકમ જાહેર કરાઈ છે

ઉપરાંત મામલતદાર કચેરી રાજકોટ શહેર પશ્ચિમનુ લોકાપર્ણ ધન કચરા વ્યવસ્થાપન અર્થે રેફયુજી કોમ્પેકટનુ લોકાપર્ણ પણ કરવામાં આવશે રાજ્યભરમાં છેલ્લા એક અઠવાડિયાથી થઇ રહેલો વરસાદ ગઇકાલે પણ યથાવત રહ્યો છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહ્યો છે અમદાવાદ અને ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં પણ ગઇકાલે સવારથી મધ્યમથી ભારે વરસાદ થયો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે નર્મદાના તમામ ડેમોની સપાટીમાં પણ ક્રમશઃ વધારો જોવા મળ્યો છે

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં કરજણ ડેમમાં પાણીની આવક વધતા કરજણ ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હમીરપુરા ગામ પાસે આવેલ ઉતાવળી નદી પર બાંધવામાં આવેલ ડેમ છાલક સપાટીએ પહોંચી ગયો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ડેમ ઓવરફલો થવાની શક્યતા હોવાથી ડેમના હેઠવાસના હમીરપરા દિહોર સામઢિયાળા નેસિયા નાની મોટી બાબરીયાત અને હબ્રકવડ ગામના લોકોને સાવચેત રહેવા ભાવનગર સિંચાઇ યોજના વિભાગ દ્વારા સ્રચના આપવામાં આવી છે ગાંધીનગરમાં સોમવાર રાતથી ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ ગઇ હતી મંગળવારે સવારે ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા

અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે સાંજે સાડા પાંચ વાગે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામ પાસે આવેલા રાયડી જળાશયમાં પાણીની આવક થઈ છે

જેના ઉપલક્ષ્યમાં કેન્દ્રિય કાયદો અને ન્યાયમંત્રી શ્રી રવિશંકર પ્રસાદ આજે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે તેઓ મોદી સરકાર બીજી ટર્મની ઉપલબ્ધિઓ દર્શાવતી પુસ્તિકા જન કનેક્ટની ગુજરાતી આવૃતિનું વિમોચન કરશે

પત્રકાર પરિષદ બાદ મંત્રીશ્રી દિનેશ હૉલ ખાતે બુધ્ધિજીવીઓ સાથે વાર્તાલાપ કરશે સાંજે તેઓ અમદાવાદ સરકીટ હાઉસ ખાતે બીએસએનએલ એનઆઇસી એસટીપીએલ બીબીએનએલ અને સીએસસીના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજશે અમદાવાદ શહેરમાં ગણપતિ વિસર્જન કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીના કિનારે કુંડ બનાવવામાં આવ્યા છે

હાલ તમામ બાળકો સુરક્ષિત છે

દિવ કલેકટર સલોની રાય દ્વારા આ ગણતરીનો આરંભ કરાવવામાં આવશે જેમાં દીવ જીલ્લાના વ્યવસાયિક અને રહેણાંક ભવનોનું સર્વેક્ષણ કરવામાં આવશે